ચંદ્રયાન દ્વારા મોકલવામાં આવેલા પ્રથમ ફોટા ઈસરોએ બહાર પાડયા

આજે પણ નવસારી અને ઉમરપાડામાં ભારે વરસાદ

ગઈ સાંજથી કળવાટા જીલ્લાના કેરન ક્ષેત્રમાં આ મૃતદેહો પડયા છે સંરક્ષણ પ્રવકતા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું કે ગઈ સાંજે પાકિસ્તાન સરહદી કાર્યદળના ફુમલાના જવાબમાં ભારતી જવાનોએ કરેલી કાર્યવાહીમાં પાંચ થી સાત જેટલા ધુસણખોરો અને ત્રાસવાદીઓ માર્યા ગયા છે

ગઇકાલે પ્રધાનમંત્રીએ આ કાર્યશાળાનું ઉદ્ઘાટન કરતા ભાજપના સાંસદોને મંત્રી અથવા સાંસદ બન્યા બાદ પાયાના કાર્યકર તરીકે સક્રિય રહેવાનો અનુરોધ કર્યો હતો શ્રી મોદીએ દરેક સાંસદને ઉંમરને ભૂલી જઇને હંમેશા વિદ્યાર્થી બની રહેવાની શીખ આપી હતી સંસદિય બાબતોના મંત્રી પ્રહલાદ જાશીએ જણાવ્યું હતું કે ભાજપ કોઇ પરિવારના પ્રભાવના કારણે નહીં પણ તેના આદર્શો અને વિચારોની મદદથી જ આજના સ્તરે પહોંચી શક્યો છે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે

નક્રા ગૃહમંત્રી અમિત શાહ અને અન્યોએ પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા સંસદમાં લોકપ્રતિનિધિની કામગીરીથી વાકેફ કરવા ભાજપના સાંસદો માટે આ કાર્યશાળાનું આયોજન કરાયું છે

લખનઉમાં મુખ્યમંત્રી થોગી આદિત્યનાથે જણાવ્યું કે જીલ્લા મેજીસ્ટ્રેટ અનિકેત અગ્રવાલ અને પોલીસ વડા સલમાન તાજ પાટીલ સામે તપાસના આદેશ અપાયા છે તેમને તાકીદે પદ પરથી દુર કરાયા છે

લખનઉ ઉન્નાઓ બાંદા અને ફતેહપુર જીલ્લાઓમાં ઘણા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા

તેમણે મહત્વની અને જવલ્લે જ જાવા મળતી ફસ્તપ્રતોનું નીરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે ઉદબોધન કરતા શ્રી નાયડુચ્યે કહયું કે સમૃધ્ધ પુસ્તકાલથ એ જ્ઞાનનું મંદિર છે સમાજના વિકાસમાં પટણા યુનિવર્સીટીએ મહત્વની ભુમિકા ભજવી છે આ હસ્તપ્રતોના અભ્યાસ દ્વારા ભાવી પેઢીને ઘણુ માર્ગદર્શન મળશે

આજે આઈઆઈટી દિલ્હીમાં ટેકનોલોજી એક્ષસ્પોનું ઉદઘાટન કરતાં તેમણે સંશોધન પર ભાર મુકથો છે

ઓડિશાના ચંડીપુર નજીક પરીક્ષણ કેન્દ્ર પરથી મોબાઇલ લોન્ચર દ્વારા તેને છોડવામાં આવ્યું હતું આ વર્ષે આ બીજીવાર સફળ પરીક્ષણ થયું છે

તેને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડી

અને ભારત ઇલેક્ટ્રોનિક્સ દ્વારા સંયુક્ત રીતે તૈથાર કરાયું છે તે દ્વારા નેટવર્ક કેન્દ્રિત મિસાઇલ પદ્ધતિ વિકસાવવામાં આવી છે

તેમાં જુદા જુદા ખુણેથી પૃથ્વીની તસવીરો લેવામાં આવી છે ટવીટર પર ઈસરોના જણાવ્યા મુજબ પૃથ્વીની ખુબ જ સ્પષ્ટ તસવીર જાવા મળી છે

બાદમાં ચંદ્રની તસવીરો મોકલશે ચંદ્ર પર દક્ષિણ ધુવ તરફ પહોચ્યા બાદ મળેલી તસવીરો વિશ્વના વિજ્ઞાનીઓ માટે કુતુહલ ઉભુ કરશે હજી સુધી કોઈ મિશન દક્ષિણ ધુવ તરફ ગયું નથી

નવી દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને મળેલી બેઠકમાં તેમણે ડોકટરોની શંકાઓ દુર કરી હતી તેમણે સ્પષ્ટતા કરી કે રાષ્ટ્રીય તબીબી પંચ ખરડો એ તબીબી શિક્ષણમાં મોટા ફેરફારો લાવશે અને તે દેશની જનતા માટે આશીર્વાદરૂપ બનશે ડોકટરોના પ્રતિનિધિઓએ કહ્યું કે આ સંદર્ભમાં એસોસીએશિનની સામાનય સભા બોલાવવામાં આવી હતી અને તેમાં હડતાળ પાછી ખેંચી લેવાનો નિર્ણય જાહેર કરાથો હતો જા કે હડતાળનો સમય તેમણે ફરજ ગણવા જણાવ્યું છે ડોકટરો તબીબી પંચ મુદૃ ગયા ગુરૂવારથી હડતાળ પર હતા

આજે પણ નવસારી અને ઉમરપાડામાં ભારે વરસાદ થથો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આકસ્મિક કાર્યવાહી કેન્દ્ર પર જઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી દક્ષિણ ગુજરાતની નદીઓમાં ભારે પુર આવ્યા છે અને એલર્ટ જાહેર કરાયું છે દરમિયાન પુર અસરગ્રસ્ત વડોદરા શહેરમાં પરિસ્થિતિ રાબેતા મુજબ થઈ છે અને વિશ્વામીત્રી નદીના પુર ઓસરી રહયાં છે

તેના કારણે નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે મુંબઈમાં યાર ઇંચ જ્યારે થાણે અને નવી મુંબઈમાં દસ ઇંચ જેટલો વરસાદ થયો છે તેના કારણે વીજળી ડૂલ થઈ હતી અને ઝાડ પડવાના તથા ભેખડો ધસી પડવાના બનાવો નોંધાયા હતા ગોરેગાંવમાં યાર જણાને ઇજાઓ થઈ છે

ગઈ રાત્રે અમેરીકા મેકસીકો સરહદ પર આ દુર્ધટના બની હતી પેટ્રીક કુસીયસ નામનો આરોપી પકડાથો છે પોલીસના જણાવ્યા અનુસાર મુળ સ્પેનિશ લોકો પર હુમલાના હેતુથી તેણે ગોળીબાર કર્યા હતા આ અંગે તેણે તેની ઓનલાઈન પોસ્ટ પર પણ ઉલ્લેખ કર્યો હતો ઓરેગાવ ખાતે આજે સવારે થયેલા ફ્રમલામાં નવ જણા માર્યા ગયા છે પોલીસ કાર્યવાહીમાં હત્યારો પણ માર્યો છે

તેમાં બે સુવર્ણ ચંદ્રક એક રજત અને ત્રણ કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે

આકાશવાણી તેનો આંખે દેખ્યો અહેવાલ હિન્દી અને અંગ્રેજીમાં રાત્રે સાડા સાત વાગ્યા પછી રજૂ કરશે ગઈકાલે પ્રથમ ટ્વેન્ટી ટ્વેન્ટી મેયમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને યાર વિકેટે હરાવ્યું હતું